વડોદરામાં વરસાદનું જોર ઘટતાં પાણી ઓસરવા લાગ્યા છે

બે દિવસના સાર્વત્રિક વરસાદ બાદ ભાવનગર જિલ્લાના જળાશયોમાં વરસાદી પાણીની આવકનો આરંભ થયો છે

દરમ્યાન અમરેલી જિલ્લામાં પણ આજે સારો વરસાદ થયો છે અમરેલી જિલ્લાના લીલીયા બગસરા લાઠી પંથકમાં લાંબ સમયના વિરામ બાદ સારો વરસાદ થવાથી સર્વત્ર ખુશીનો માહોલ છવાયો છે મુખ્યમંત્રીશ્રી વિજય રુપાણીએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરીને તેમને વડોદરા શહેરની પ્રરની સ્થિતિ અંગે વાકેફ કર્યા હતા તેમણે રાજ્ય સરકારે આ પરિસ્થિતિમાં પૂર્વવત થવા હાથ ધરેલા કાર્યોની વિગતો પણ આપી હતી પ્રધાનમંત્રીએ ગુજરાતમાં ખાસ કરીને વડોદરામાં વરસાદી આફતમાંથી જનજીવન પૂનઃપૂર્વવત કરવા માટે કેન્દ્ર સરકાર રાહત અને પૂનર્વસન કાર્યોમાં શક્ય તમામ સહાય કરશે તેવી ખાતરી આપી છે

આ અંગે હવામાન વિભાગના નિયામક શ્રીજયંત સરકારે આકાશવાણી સાથેની વાતચીતમાં વધુ માહિતી આપી છે

ઘટનાની જાણ થતાં ભરુચ શહેરના લાશ્કરોએ ભારે જહેમત બાદ તમામને કાટમાળમાંથી સલામત રીતે બહાર કાઢ્યા હતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તેમના જન્મ દિવસ નિમિત્તે રાજયની દીકરીઓને વ્હાલી દીકરી યોજના અર્પણ કરી હતી મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારની આ વ્હાલી દિકરી યોજનાનો રાજ્યવ્યાપી પ્રારંભ રાજકોટથી કરાવતાં જણાવ્યું કે રાજયભરમાં પ્રવર્તતા અસમાન સ્ત્રી પુરૂષ પ્રમાણને સંતુલિત કરવા અને દીકરીઓનો જન્મદર વધારવાની તથા વધાવવાની રાજય સરકારની મહેચ્છા વ્હાલી દીકરી યોજના સ્વરૂપે સાકાર પામી છે આ યોજના માટે ચાલુ વર્ષના બજેટમાં રૂ

રાજયમાં અવતરતી પ્રત્યેક દીકરીના અવતરણને નાગરિકો વધાવે એવો અનુરોધ કરતાં મુખ્યમંત્રીશ્રીએ એ વાત પર ખાસ ભાર મુકયો હતો કે સ્ત્રીભ્રૂણ હત્યા કોઇ પણ સંજોગોમાં રાજયસરકાર ચલાવશે નહીં શ્રી વિજયભાઇ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે જિલ્લા વહીવટીતંત્ર અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેગા સેવા સેતુ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો

જરૂરિયાતમંદ લાભાર્થીઓને ધક્કા ન ખાવા પડે સહાય હાથો હાથ મળે એ માટે ગુજરાત સરકારનો આ મહત્વનો જનહિત કાર્યક્રમ છે

રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના ચેરમેન શ્રી નંદકુમાર સાઇએ જણાવ્યું છે કે ગુજરાતમાં વસતા અનુસૂચિત જનજાતિના લોકોના આર્થિક સામાજિક વિકાસ માટે ગુજરાત સરકાર જે કામગીરી કરી રહી છે તે પ્રસંસનીય અને દેશભરમાં મોખરે છે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગનું પ્રતિનિધિ મંડળ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યું છે

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે સામાજિક સેવા માટે એક વિશેષ અભિયાન ઉપાડ્યું છે

દિવ્યાંગોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવે અને તેમનો સર્વાંગી વિકાસ થાય તે માટે સામાજિક સંસ્થાઓના સહયોગથી રાજય સરકાર દ્વારા પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે રાજકોટ વહીવટીતંત્રના પ્રેમના પટારા ના પ્રોજેક્ટને માનવસેવાનો પ્રોજેક્ટ જણાવી મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન આપ્યા હતા